આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમમાં તેમણે આ બહાદુર સૈનિકો તેમજ તેમની માતાઓને નમન કર્યું જેમણે માં ભારતીના આ સાચા સપૂતોને જન્મ આપ્યો પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે દેશવાસીઓ કારગિલ વિજયને યાદ કરી રહ્યા છે અને શિફીદોને નમન કરી રહ્યા છે પ્રધાનમંત્રીએ દેશના વ યુવાનોને શહી દોની શૌર્ય ગાથાને લોકો સુધી પહોંચાડવાનો આંગ્રહ કર્યો

ત્યારે અટલ જીએ કહ્યું હતું

તેમણે કહ્યું કે આજકાલ કચ્છમાં ખેડૂતો ડ્રેગન કૂટ્સની ખેતી માટે પ્રશંસનીય કામ કરી રહ્યા છે ઘણા લોકો જ્યારે સાંભળે છે તો તેમને આશ્ચર્ય થાય છે કે કચ્છ અને ડ્રેગન ફ્ર્ટ

દેશે ડ્રેગન ક્ર્ટ્સની આયાત ન કરવી પડે તેવો કચ્છના ખેડૂતોનો સંકલ્પ છે આ જ તો આત્મનિર્ભરતાની વાત છે